સી ઓ ની બેઠકમાં ભાગ લેવા ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે બિશ્કાકમાં ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જીનપીંગ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી

ના વડાઓની કીર્ગીઝસ્તાનના બિશ્કાકમાં યોજાઇ રહેલી બેઠકમાં ભાગ લેવા આજે કીર્ગીઝસ્તાન પહોંચ્યા છે પ્રધાનમંત્રી તરીકેની બીજી મુદતમાં શ્રી નરેન્દ્રમોદી આ પ્રથમ બહુરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લઇ રહ્યા છે

ચીનના વડપણ હેઠળનું આર્થિક અને સલામતી સંગઠન છે બિશ્કાકમાં આજે અને આવતીકાલે બેઠકો યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે બિશ્કાકમાં ચીનના રાષ્ટ્ર પ્રમૂખ શી જીનપીંગ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી આ મંત્રણામાં પરસ્પર હિતના અને દ્વિપક્ષીય મુદ્દાઓ બાબતે ચર્ચાઓ કરાઇ હતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું છે કે બંને આગેવાનોએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા સર્વગ્રાહી ચર્ચા કરી હતી તેમણે સહકાર વધારવા વ્યૂહાત્મક સંદેશા વ્યવહારનું મહત્વ સ્વીકાર્યુ હતું શી જીનપીંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા માટે અભિનંદન આપ્યા હતા

ગુજરાતના અધિક અગ્ર મહેસુલ સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે વાવાઝોડાનો ખતરો હજી સંપૂર્ણ રીતે ટળ્યો નથી અને દરિયાકાંઠા વિસ્તારમાં તીવ્ર ગતિથી પવન તેમજ મોટા દરિયાઇ મોજાઓના કારણે નુકસાન થઇ શકે છે આજે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે વાવાઝોડાના પ્રવેશ કરતાં તેની ગુજરાતમાં થનારી અસર મહત્વની છે

અગાઉ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાયુ વાવાઝોડાએ તેની દિશા બદલી છે

ઇસરોના વડા કે શિવાને પત્રકારોને જણાવ્યું હતું કે સુચિત સ્પેસ સ્ટેશન ઇસરોના ગગન યાન મીશનનો ભાગ છે આ પ્રોજેક્ટમાં અન્ય કોઇ દેશો સાથે સહકાર કરાશે નહિ ઉલ્લેખનીય છે કે ગગન યાન મિશનમાં ભારતીય અવકાશ યાત્રીને અવકાશમાં મોકલવાની નેમ રખાઇ છે

આ બેઠકમાં વૈકલ્પિક મૂડી રોકાણ ફંડ નોન બેકિંગ ફાઇનાન્શીયલ કંપનીઓ શેર બજાર વગેરે બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર નાણાં સચિવ મહેસૂલ સચિવ અને નાણા વિભાગના વરિષ્ઠ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા

ડી

ભારતમાં ઉત્પાદન સંદેશા વ્યવહાર અને નાણા ક્ષેત્રમાં એફ ડી

નોંધપાત્ર પ્રમાણમાં વધી છે

એન

ત્રીજી જૂને વિમાન દુર્ધટનામાં શહિદ થનાર વીરજવાનોના પરિવાર સાથે ભારતીય હવાઇ દળ રહેશે તેમ જણાવી ને ભારતીય હવાઇ દળે વીર ગતિ પામેલા શહિદોને અંજલી આપી છે ઉલ્લેખનીય છે કે આસામથી ઉડ્ડયન કર્યા બાદ એ એન

આજે દિલ્હીમાં પક્ષના પદાધિકારીઓ પ્રદેશ ભાજપના વડાઓ અને મહામંત્રીઓની બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા આ બેઠક બાદ ભાજપના મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે શ્રી અમિત શાહે લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિજયનું શ્રેય પક્ષના કાર્યકરોને આપ્યુ હતું શ્રી યાદવે કહ્યું કે પક્ષના સભ્યોની સંખ્યા વધારવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ ઝુંબેશના વડા રહેશે

વિડિયોકોન્ફરન્સીંગ માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નાના અને સીમાંત ખેડૂતો માટેની પેન્શન યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ ઝુંબેશ જેવી મહત્વની ત્રણ યોજનાઓના અમલીકરણ બાબતે ચર્ચા થઇ હતી શ્રી તોમરે પ્રધાનમંત્રી સન્માન યોજના હેઠળના લાભાર્થી ખેડ્રતોના નામો ચોક્કસ સમયમાં નોંધવા માટે બધા રાજ્યોના ક્રષિમંત્રીઓને અનુરોધ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી નોટીંગહેમમાં વરસાદ થઇ રહ્યો છે

ના મહાનિદેશક આર આર ભટનાગરે આજે દિલ્હીમાં ગૃહસચિવ રાજીવ ગૌબાની મુલાકાત લઇને તેમને કાશ્મીરના અનંતનાગમાં ગઇકાલે થયેલા આતંકવાદી હુમલા અંગે માહિતી આપી હતી આ હુમલામાં અર્ધલશ્કરીદળના પાંચ જવાનો શહિદ થયા હતા ત્યારબાદ સલામતી દળોએ કરેલી જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર થયો હતો

બંને પ્રતિનિધિ મંડળોએ બનાવટી ચલણી નોટો કેફી પદાર્થો અને પશુઓની દાણચોરી રોકવા અંગે વાતચીત કરી હતી

એફ ના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ ડાયરેક્ટર જનરલ બી એસ એફ રજનીકાંત મિશ્રાએ સંભાળ્યું હતું

શ્રી પોમ્પીયોએ મોદી હૈ તો મુમકીન હૈ સૂત્રને આવકાર્યું છે અને બંને દેશોના લોકો વચ્ચેના ગાઢ સંબંધો માટે આશા દર્શાવી છે અમેરિકા ભારત વેપાર પરિષદની બેઠકમાં સંબોધન કરતાં શ્રી પોમ્પીયોએ જણાવ્યું કે ભારતને મદદરૂપ બનવા એશિયા એ જ કાર્યક્રમ અમલી બનાવ્યો છે અને તેમાં ઉર્જા સલામતિ અને જરૂરિયાતને પહોંચી વળાશે

આ મુલાકાતનો હેતુ ભારત પ્રશાંત વિસ્તારના દેશો સાથેના અમેરીકાના સંબંધો મજબૂત બનાવવાનો છે